પ્રધાનમંત્રીએ ઉપસ્થિત ઉદ્યોગપતિઓને ખેડૂતોના કલ્યાણ માટે કૃષિક્ષેત્રે મોટાપાયે રોકાણ કરવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે ઉદ્યોગ ગૃહોએ કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ગોદામો કોલ્ડ સ્ટોરેજ બનાવવા તથા પેકેજિંગ ક્ષેત્રે રોકાણ કરવું જોઈએ પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગઈકાલે જે પ્રોજેક્ટોનો શિલાયન્સ થયો છે તેનાથી મેઇક ઇન ઇન્ડિયા તથા ડિજીટલ ઇન્ડિયા ઝૂંબેશને નવું બળ મળશે ગત ફેબ્રુઆરીમાં યોજાયેલી રોકાણકારોની શીખર પરિષદ બાદ માત્ર પાંચ મહિનામાં આટલા મોટા પ્રમાણમાં રોકાણો આકર્ષીને પ્રોજેક્ટો અમલના તબક્કામાં લાવવા માટે શ્રી મોદીએ ઉત્તરપ્રદેશ સરકારની કામગીરીને બિરદાવી હતી

એસ આઈ ના દિક્ષાંત પરેડ સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું

શ્રી જાડેજાએ કહ્યું કે કરાઈ પોલીસ અકાદમીની વેસ્ટ ઝોનની શ્રેષ્ઠ પોલીસ અકાદમી તરીકે થયેલી પસંદગી આપણા સહુ માટે ગૌરવની બાબત છે

તાલીમ દરમિયાન રમતો તથા ફાયરિંગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા આઠ પીએસઆઈ અને આઠ એ એસ આઈ નું મુખ્યમંત્રીના હસ્તે ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું

ગુજરાત ટેકનોલોજીક્લ યુનિવર્સિટી જીટીયુ સંલગ્ન કોલેજોના ફાર્મસીના અધ્યાપકો માટે જ્ઞાન વિકાસ કાર્યક્રમ યોજાઈ ગયો

ના ફાર્મસી શિક્ષણ વિભાગના રાષ્ટ્રીય બોર્ડના ડોક્ટર નાગેશ નંદાએ સમય અને મૂડીની બચત કરવા ઉપલબ્ધ દવાઓમાં જરૂરી સુધારા વધારા કરવાનું સૂચન કર્યું હતું

ડોક્ટર સતીષ ગાભેએ વિદ્યાર્થીઓના જ્ઞાનનું સ્તર સુધારવા પ્રાધ્યાપકોને અઘતન જ્ઞાન ગ્રહણ કરવા અનુરોધ કર્યો હતો આ બંને મહાનુભાવોએ પ્રોફેસરોને અઘતન ઉપકરણોની માહિતી આપી હતી વિરલ રાણા નિધન સૂરના સાધક અને સુગમ સંગીતમાં નામી પ્રદાન આપનારા મૂળ માંડવીના ચંદ્રલાલ ગોરધનદાસ મરાણીનું જૈફ વયે ગઈકાલે લેસ્ટર યુકે ખાતે નિધન થતા સુગમ સંગીતના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે

આ ડ્રોની સાથે ભારત હવે પુલ બીમાં ત્રીજા સ્થાને છે કવાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે તેને હવે પુલ એની બીજા નંબરની ટીમ સાથે ટકરાવું પડશે વિરલ રાણા રાજ્ય ટેબલ ટેનિસ ફેનાઝ છિપીયાએ વડોદરામાં યોજાયેલ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે

અગાઉ સેમિફાઇનલમાં ફેનાઝે ફિલઝાહ કાદરીને જ્યારે કૌંસા ભૈરપૂરે વિધિ ઉપાધ્યાયને પરાજ્ય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો